સૌથી વધુ અસર ગીર સોમનાથ અમરેલી ભાવનગર પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં થશે ત્યાર બાદ રાજકોટ બોટાદ દ્વારકા વલસા સુરત નવસારી આણંદ ભરૂચ જિલ્લામાં પણ સારી એવી અસર રહેશે

સૌરાષ્ટ્ર માં ઘણા વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ ની શકયતા રહેલી છે તો ઉત્તર ગુજરાત કચ્છમાં પણ મધ્યમ થી અમુમક વિસ્તારો ભારે થી અતિભારે વરસાદ પાી શકે છે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ વાવાઝો ાની સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝો ાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન ટ્ટ રાખવામાં આવ્યા છે એટલે આ બે દિવસો દરમિયાન તમામ જૂથમાં વેક્સિનેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાગરિકોને આ બે દિવસો દરમ્યાન પોતાના ઘરથી બહાર નર્ફી નીકળવા પણ અનુરોધ કર્યો હતો

નાગરિકો પોતપોતાના ઘરમાં રહે માત્રને માત્ર ફરજ પર હોય એવા લોકો જ ઘરની બહાર નીકળે બાકીના લોકો ઘરમાં જ રહી અને પોતાની સલામતી જાળવે એ જરૂરી છે નેહ્લ ઠક્કર ક ચ્છ કલેકટર કચેરી સમીક્ષા બેઠક રાજયમંત્રી અને તોકતે વાવાઝો ાંના કચ્છ પ્રભારી મંત્રીશ્રી વાસણભાઇ આહિરની અધ્યક્ષતા હેઠળ ગઈકાલે કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લામાં થયેલી પૂર્વ તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લાના કાંઠા વિસ્તારના નીયાણવાળા ગામો અગરીયાઓ માછીમારો તેમજ બંદરોમાં સંભવીત વાવાઝો ા માટે પાવર સોર્સ વાહન વ્યવસ્થા પાયાની સુવિધાની તત્કાળ તૈયારી જેમાં પાણી પુરવઠો વીજળી એસ ટી અને વાહન વ્યવહાર વન વિભાગ આર ટી

તોક તે ની સંભાવનાના પગલે અગરીયા બંદરો નીચાણવાળા વિસ્તારો અને હોસ્પિટલ વ્યવસ્થાઓ બાબતે પ્રશ્ન ઉદભવે તો તત્કાળ ઉકેલ આવે તેવી નક્કર તૈયારી માટે સબંધિતોને સુચિત કર્યા હતા વી ીયો કોન્ફરન્સથી જિલ્લાના તમામ પ્રાંત અધિકારી પાસેથી વિગતો મેળવી હતી નેહ્લ ઠકકર અધિક મુખ્ય સચિવ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું છે કે ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝો ા સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે

તેમણે ઉમેર્ટું કે સંભવિત અસર થનાર જિલ્લાઓમાં જિલ્લાકક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરીને સતત યાંપતી નજર રાખવામાં આવી રહી છે

આ સંજોગોમાં કોરોનાના દર્દીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે

પ્રજાપતિના સંકલન અને દેખરેખ હેઠળ ભુજ સમરસ હોસ્પિટલ ખાતે ખસે વામાં આવ્યા છે